જે અનુસાર એવો કોઈ પણ પોશાક કે જેનાથી ચફેરો ઢંકાઈ જાય તેના પર પ્રતિબંધ લાગાવ્યો છે શ્રીલંકા રાષ્ટ્પતિ મૈત્રીપાલા સીરીસેનાએ એક ટવીટ કરી આ અંગે જણાવ્યું હતું કે આ નિર્ણય રાષ્ટ્રીય અને જાહેર હિત માટે રાષ્ટ્રપતિ દ્વારા લેવાયો છે

ત્યારે ઉનાળો શરૂ થતા ક્યાં વિસ્તારો માં પાણી અછત છે અને તમામ વિસ્તારોમાં પીવાનું પાણી પહોચડવા માટે સર્વે કરી માસ્ટર પ્લાન તૈયાર કરવા જીલ્લા કલેકટર શ્રીઓને સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉતર ગુજરાત કેટલાક વિસ્તારોમાં પાણી ની અછત જોતા જે તે વિસ્તાર માં પીવાના પાણી નો કેટલો જથ્થો ઉપલબ્ધ છે કેટલીક જરૂરિયાત છે અને તે સામે પહ્રોચાડવા માટે શું આયોજન છે તે અંગે ની સમીક્ષા અહેવાલ રાજ્ય સરકાર ને મોકલવામાં સુચના મળી જોવાનું પાણી પુરવઠા વિભાગ નાં સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

જોશી એ ખાસ ઉપસ્થિત રહી સૌ ને સહિયારું ચિંતન કરવાની આવશ્યકતા પર ભાર મુકવા સાથે આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા